કેન્દ્રીય મંત્રીમંડળે ગઇકાલે ફરીથી તેયાર કરાયેલા નાગરીકતા સુધારા વિધેયકને મંજૂરી આપી દીધી હતી જેમાં બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના બિન મુસ્લીમ લોકોને ભારતીય નાગરીકત્વ આપવાની જોગવાઈ છે

અંગે જણાવી એક સંબંધિત સંસ્થા ઓને કેટલ કેમ્પની મંજૂરી મળ્યાની તારીખથી ર દિવસ માં ઢોરવાડામાં દાખલ થયેલતમામ પશુઓને ઇયર ટેગ લગાડવાની કામગીરી પૂર્ણ કરવાની રહે છે અને તે મુજબ સંસ્થાિઓ દ્વારા ઇયર ટેગલગાડવાની કામગીરી કરાઇ રહ્યી છે

જીલ્લાનું જનજીવન રાત્રે તો ભારે ડંખીલાઠાર માં ઠંડવાયું હતું